ડી

સી સી

ડી એસ

ડી એસ

ડી કુમારસ્વામીના રાજીનામાની માગણી કરી છ દરમ્યાન વિધાનસભાના અધ્યક્ષ કે

ડી એસ સંયુક્ત સરકારન બયાવવાના ભાગરૂપ કોંગ્રક્ષ અન જે ડી એસ

ના વિદેશમંત્રી શામ અબ્દુલ્લાહ બીન ઝાયક્ત અલ નહયાન આજે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી સાથાદિલ્ફીમાં મંત્રણા કરશ તક્ષણાગઇકાલાવિદેશમંત્રી એસ

ના વર્તમાન સંબંધી વધુ મ બૂત બનાવવા ત બીજા ક્ષવ્રોમાં સહકાર વધારવા અંગ ચર્ચા વિયારણા કરી હતી બન્ન આગલ્વાનોએ બધા પ્રકારના આતંકવાદન ડામવાના મહત્વનો સ્વીકાર કર્યો બંન્નાવિદેશમંત્રીઓએ પ્રાદેશિક તથા આંતરરાષ્ટ્રીય બાબતો અંગવિયારોનું આદાન પ્રદાન પણ કર્યું

એ

તક્ષણ કહ્યું કે પાક વીમા થો ના હેઠળ વીમા કંપનીઓ ખફતો પાસદ્વી ઉંયુ પ્રીમીયમ વસૂલ છ અન વળતર સમયસર ચૂકવતી નથી ભા પના યંત સિંહાએ ણાવ્યું હતું કે એન ડી એ

આ પૈકી ચાર હેલીકોપ્ટરો ગયા ફેબ્રુઆરીમાં ભારતીય હવાઈદળનામળ્યા હતા

ત્યાર પછી અમહીકાએ મહિસ્કોની આથાતો ઉપર વર્ષા લાદવાનો નિર્ણય લીધો છલ બલમહિના પહેલા સધાયલી સંઘીમાં અમદ્રીકાએ સ્ટીલ ઉત્પાદનો પરનો વશ્નો રદ કરવાની જાહેરાત કરી હતી

સી સી

બન્નાઆગક્ષાનોએ ઇરાન અણુ શસ્ત્રો ન બનાવાનથા મધ્ય પૂર્વ વિસ્તારમાં અસ્થીરતા ઉભી ન કરે તક્ષા પ્રથાસો સુનિશ્ચિત કરવા બાબત સઘન ચર્ચા કરીહતી ટ્રમ્પ વહિવટીતંત્ર પરમાણુ કરારમાંથી ગયા વર્ષે ખસી વાનો નિર્ણય લીધા પછી ઇરાનાયુરેનિયમ શુધ્યકરણની શરતોનો ભંગ કર્યો છા અમદ્વીકાએ ઇરાન સામ કડક પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી હતી